ત્રણ દિવસ સુધી ચાલનારા આ સંમેલનનું ચોથી માર્ચના રોજ સમાપન થશે

આ ત્રણ દિવસીય શિખર સંમેલનમાં ડેન્માર્ક ભાગીદાર દેશ છે

આ ઉપરાંત કાર્યક્રમ એ

આર

આ વર્ષના બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લેવાયેલા પગલા અંગેના ગઇકાલે યોજાયેલા એક વેબિનારમાં તેમણે કહ્યું કે શાકભાજી અને ફળીના સંસ્કરણ એકમી વધારવા તેમજ ખેડૂતોને તેમના ગામની નજીક અદ્યતન અન્ન સંસ્કરણ કેન્દ્રો અને સંગ્રહ સ્થાનો ઉપલબ્ધ થાય તે પણ જરૂરી છે પ્રધાનમંત્રીએ ખેડૂતોને તેમની કૃષિ ઉપજોના વેચાણના વિકલ્પો વધે તથા વૈશ્વિક સ્તરે અન્ન સંસ્કરણ બજારમાં ભારતીય કૃષિ ઉપજોને સ્થાન મળે તેવા પ્રયાસો વધારવા અનુરોધ કર્યો હતો

આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે

નવી દિલ્ફીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સવારે એઇમ્સમાં સૌપ્રથમ રસી લીધી હતી નાગરિકો કોવિન પોર્ટેલ અથવા આરોગ્ય સેતુ સહિત અન્ય આઈટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને કોઈપણ સમયે રસીકરણ માટેનો સમય નિર્ધારિત કરી શકે છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે રાજ્ય વિમા યોજના સાથે સંકળાયેલી બધી જ ખાનગી હોસ્પિટલોનો કોવિડના રસીકરણ માટે ઉપયોગ કરવાની મંજૂરી બધી જ રાજ્ય સરકારોને આપવામાં આવી છે

સાતમી માર્ચ સુધી ચાલનાર આ ઉજવણી દરમિયાન દેશભરના જનઔષધી કેન્રોમીમાં આરોગ્ય તપાસ કરાશે

કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આ તાલીમ કાર્યક્રમનું ગઇકાલે ઉદ્દઘાટન કર્યું હતું

આકાશવાણી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનારી મહિલાઓની વિજયગાથા રજુ કરશે વિશ્વની સરખામણીએ ભારતમાં સૌથી વધુ મહિલા પાઇલટ છે

કેપ્ટન નિવેદીતાએ આકાશવાણી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કોલકતાથી સિલચર જતા વિમાનમાં સૌથી ઓછી ઉંમર સફ પાયલટ હતા